દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે

જેનો સમગ્ર દેશવાસીઓએ ચુસ્તપણે અમલ કરવાનો છે

જે પૈકી કચ્છ જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટશ્રી પ્રવીણા ડી કે એ જિલ્લાવાસીઓને તેનો અમલ કરવા ફરમાન કર્યુ છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ કામના સ્થળો જાહેર સ્થળો તથા વાહન વ્યવહારોના સબંધિત ઈન્ચાર્જશ્રીઓએ તમામ વ્યકિતઓ દ્વારા સોશિયલ ડિસ્ટંર્સીંગનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે કોઇપણ સંસ્થામેનેજરશ્રીઓ દ્વારા જાહેર સ્થળો પર પાંચ કે તેથી વધુ વ્યકિતોઓને ભેગા થવા દેવાનું રહેશે નહીં વિવાહ તથા અંતિમવિધિ જેવા સામાજિક પ્રસંગોએ થતાં મેળાવળાનું નિયમન અત્રેથી નિયત કરવામાં આવશે જાહેર સ્થળો પર થૂકવું દંડને પાત્ર ગુનો બનશે માદક પિણા ગુટકા તમાકુના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવવામાં આવે છે તથા થૂંકવા પર કડક પ્રતિબંધ લગાવવામાં આવે છે તમામ કામના સ્થળો પર ટેમ્પરેચર સ્ક્રીનીંગની પર્યાપ્ત વ્યવસ્થા કરવાની રહેશે તથા જરૂરી જગ્યાઓ પર સેનેટાઈઝર ઉપલબ્ધ કરાવવાના રહેશે સોશિયલ ડીસ્ટંન્સીંગના સુચારૃ પાલન માટે કામના સ્થળો પર બે શીફટ વચ્ચે એક કલાકનો ગેપ રાખવાનો રહેશે તથા કર્મચારીશ્રીઓ માટે તબક્કાવાર લંચ બ્રેકની વ્યવસ્થા કરવાની રહેશે

ખાનગી તથા જાહેર બંને ક્ષેત્રના કર્મચારીશ્રીને આરોગ્ય સેતુ એપ્લીકેશનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાના રહેશે તમામ સંસ્થાનોસંગઠનોએ બે શીફટ વચ્ચેના સમયગાળા દરમ્યાન કામના સ્થળને સંપૂર્ણ સેનેટાઈઝ કરવાનો રહેશે મોટી બેઠકોમેળાવડા યોજવા પર હાલે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે

ભૂજ ની ભાગોળે આવેલા માધાપર માં કેસ નોંધાયા હોવાથી આખો વિસ્તાર સિલ કરાયો છેજિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ કચ્છ ની જનતા ને આગ્રહભરી અપીલ કરી છે કે સૌ પોતાના પોતાના મોબાઈલ માં આરોગ્ય સેતુ એપ અવશ્ય ડાઉનલોડ કરે કોરોના સંક્રમણ ને ખાળવા માટે સતર્કતા કેળવી સૌ ને સમજણ આપવા નો ખુલ્લો આગ્રહ તેમણ જનતા ને કર્યો છે

કોરોના મહામારી સંદર્ભે તેમણે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા જણાવી કહ્યું છે કે રોઝા ઈફતારી અને તરાવીહ નમાઝ તમામ લોકો પોતાના ઘરમાં જ અદા કરે સરકારી વહીવટી તંત્રના તમામ આદેશોનું પાલન કરે તમામ મુસ્લિમ ભાઈઓ પોતાના માટે દેશમાં રહેતા દરેક સમાજ માટે અને દેશ માટે દુઆ કરે

સી ડી એસ દ્વારા મારો સમય મારૂંસર્જન નામની સ્પર્ધા શરૂ કરાઈ છે